તેમણે કહ્યુ હતુ કે સપ્ટેમ્બર માસ સુ ધી શાળાઓ ફી મોટે દબાણ કરશે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે

ગઈકાલે નોંધાયેલા યાર કોરોના પોઝીટીવ કેસોમાં અંજારના બે માંડવી તાલુકાના દુજાપર ગામનો એક જયારે રાપર તાલુકાના સુ વઈ ગામના એક પુ રૂષનો સમાવેશ થાય છે આશુ તોષ અંતાણી કચ્છઃ ટી

જનરલ હોસ્પિટલ દ્વારા ક્ષય ટી બી

આ દવા ગુજરાતના ખૂ બ જ ઓછા જિલ્લાઓમાં આપવામાં આવી છે જેમાં કથ્છનો સમાવેશ થાય છે આ અંગે ભુજના ટીબી નોડલ ઓફિસર અને જી

જનરલ હોસ્પિટલનો તબિબ કલ્પેશ પટેલ અને ટી બી વિભાગના વડા પ્રોફેસર ડોક્ટર ચંદ્રશેખર પુ રોહિતએ જણાવ્યું હતું કે દર્દીઓમાં ક્રિી ની અન્ય પ્રથમ અને દ્વિતિય હરોળની જૂદી જૂદી ઉપલબ્ધ દેવાઓને કારણે રેસિસેટન્ટ આવી જતાં અસરકારક સાબિત થતી ન હોવાથી તેવા સંજોગોમાં દર્દીને સ્વસ્થ થેવામાં મુશ્કેલી પડતી હતીતેથી લાંબા સંશોધન બાદ તૈયાર કરવામાં આવેલી ડેલામિનિક દવી કચ્છના ક્ષય રોગના દર્દીઓને આપવાનું શરૂ કરવામાં આવ્યું છે

કે

આશુ તોષ અંતાણી કચ્છઃ બીએસએફ વડા મુલાકાતઃ કચ્છની ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસે બીએસએફ તથા ઈન્ડોન્તિબેટન ફોર્સના મહા નિયામક સુરજીતસિંહ દેશવાલે ગઈકાલે ભુજ ખાતે આયોજિત એક પ્પકાર પરિષદમાં જણાવ્યું હતું કે કચ્છ સરહદની સુ રક્ષા દેશની સુ રક્ષા માટે અતિ મહત્ત્વની છે તથા સાથે જ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા ભારતિય સૈન્ય સક્ષમ હોવાનો ઠુંકાર પણ તેમણે કર્યો હતો શ્રી દેશવાલ ત્રણ દિવસ દરમિયાન કચ્છની બીએસએફની આઉટ પોસ્ટ ઉપર જવાનો સાથે રહ્યા હતા અને વિપરિત સંજોગો વચ્ચે પણ કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનોનો જુસ્સો બુલંદ છે તેમ જણાવ્યું હતું કચ્છમાં દરિથાઈ રસ્તે થઈ રહેલી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા બીએસએફ સક્રિય છે તેમજ સ્થાનિક એજન્સીઓ સાથે પણ સંકલન સારૂં હોવાનું શ્રી દેશવાલે જણાવ્યું હતું આશુ તોષ અંતાણી કચ્છઃ વરસાદ જિલ્લામાં પ્રિ મોન્સૂ ન એક્ટિવીટીની અસરરૂપે છેલ્લા કેટલાક દિવસોથી જૂદા જૂદા તાલુકાઓમાં મેઘરાજા ઝરમરથી ધોધમારરૂપે હાજરી પૂ રાવતા રહે છે ગઈકાલે પશ્ચિમ કચ્છના નર્ખત્રોણા તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ થયો હતો ગઈકાલે બપોરના બે વાગ્યા આસપાસ નખત્રાણા ગામ ઉપરાંત તાલુકાના કોટડા જડોદરમથલટોડિયાઉગેડીવિરાણી મોટી સહિતના ગામોમાં વેગિલા વાયરા સાથે ધોધમાર વરસાદ થયો હતો